મરાઠા સમુદાયને અપાયેલ અનામતને પડકારતી કરાયેલી અરજી બાબતે સર્વોચ્ય અદાલતે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે એનજીઓના પ્રતિનિધિ સંજીત શુક્લે સર્વોચ્ય અદાલતમાં અરજી દાખલ કરી છે

પ્રધાનમંત્રીની મુલાકાતે જનાર સાંસદોને સાત જૂથમાં વહેંચવામાં આવ્યા છે આ પૈકી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના સાંસદો સાથે પ્રધાનમંત્રીએ આ અગાઉ સંવાદ કર્યો છે પ્રધાનમંત્રી સાથે સીધા સંવાદની તક મળે અને વિવિધ વિષથો ઉપર તેમનું માર્ગદર્શન લઈ શકાય તેમજ ચર્ચા કરી શકાય તે હેતુથી આવા સંવાદોનું આથોજન કરાઈ રહ્યું છે

સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે શ્રી કોવિંદ આવતીકાલે ભારતનાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને હાલના કેરળનાં રાજ્યપાલ નિવૃત્ત ન્યાયાધીશ પી સદાશિવમને ડોક્ટર ઓફ લોની ઉપાધિ એનાયત કરશે

શ્રી કોવિંદ શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેશ સેન્ટર અને ઈસરો દ્વારા સોમવારે થનારા ચંદ્રયાન રના લોન્ય સમયે હાજર રહેશે અમારા સંવાદદાતાનાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ આજે બપોરે ચેન્નાઈ જઈને કાંચીપુરમના અથિવરધર મંદિરની મુલાકાત લેશે

એ ડી એમ કે ના ભુતપૂર્વ મંત્રી મહંમદ જાન અને ચંદ્રશેખરન જ્યારે ડી

કે ના પી

એમ કે ના ડોક્ટર અંબુમણી રામદોસ તથા એમ ડી એમ કે ના વાઈકોની રાજ્યસભામાં બિનહરીફ વરણી થઈ છે

આગામી મહિનાની પાંચમી મેએ યૂંટણી યોજાશે

નવમી ઓગસ્ટે મતગણતરી યોજાશે

આજે સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી તોમરે કહ્યું કે અધ્યક્ષે તેમને ગઈકાલે મળેલા ધારાસભ્યોના રાજીનામા ચકાસી જવા જાઈએ

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજારી જિલ્લાના નૌશેરા અને પૂંચ જિલ્લામાં ક્રિષ્ના ઘાટી ક્ષેત્રમાં પાકિસ્તાની દળોએ ભારતની ચોકીઓને નિશાન બનાવી આજે સવારે આઠ વાગ્યા પછી ગોળીબાર કર્યો હતો ત્યારબાદ પાકિસ્તાની દળોએ તોપમારો પણ કર્યો હતો જાકે સતર્ક ભારતીય જવાનોએ યોગ્ય રીતે વળતો જવાબ આપ્યો છે અને છેલ્લા સમાચાર મળ્યા ત્યારે બંને પક્ષો વચ્ચે સામસામા ગોળીબાર યાલી રહ્યા છે અત્યાર સુધી ભારતીય પક્ષે કોઈને ઈજા કે જાનહાનીના સમાચાર નથી

પુરના કારણે યાર લાખથી વધુ નાગરિકોને અસર થઈ છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ધેમાજી બારપેટા અને બોંગાઈગાવ જિલ્લાઓ પુરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે

અમારા સંવાદદાતા જણાવે છે કે પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બયાવ કામગીરીમાં એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો ગોઠવવામાં આવ્યા છે પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

આ કેસમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને પણ આરોપી ગણવામાં આવ્યા છે ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની અદાલતે સાક્ષીઓના નિવેદનોને ધ્યાનમાં લઈ અવલોકન કર્યું હતું કે પ્રથમ નજરે આ બદનક્ષીનો કેસ બને છે

અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે ગુજરાતની બીજી અદાલતોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીના બીજા બે કેસ પણ દાખલ કરાયા છે આ બંને કેસો તેમણે યૂંટણી રેલી સંદર્ભે આપેલા ભાષણ અંગેના છે

આ ચર્ચામાં પરસ્પર હિતના અને વિદેશ વસવાટને લગતા વ્યાપક મુદ્દાઓને આવરી લેવાયા હતા ભારત અને યુરોપીયન સંઘે દ્વિપક્ષીય સહકારના નવા ક્ષેત્રો તારવીને બંને પક્ષો વચ્ચેનો સહકાર હજી મજબુત બનાવવા ચર્ચા કરી હતી

અમેરિકા ખાતેના મંચે તેની વાર્ષિક નેતૃત્વ શીખર પરિષદમાં એક અહેવાલમાં જણાવ્યું છે કે જા દર વર્ષે સાડા સાત ટકાનો વધારો થાય તો આ લક્ષ્ય મેળવી શકાશે તેના અહેવાલમાં મંચે નોંધ્યું છે કે ભારત અને અમેરિકાના વેપાર સંબંધો હાલ મહત્વના તબક્કે પહોંચ્યા છે અને બંને અર્થતંત્રો સકારાત્મક વિકાસ દર્શાવી રહ્યા છે